આજથી દુર્ગા પુજા મહોત્સવનો પણ પ્રારંભ થશે

તેમાં બધી જ બેઠકો પર ત્રિકોણીયો જંગ જામશે તેવું લાગી રહ્યું છે

જોકે મુખ્ય હરિફાઈ ભાજપના જગદીશ પટેલ અને કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ તથા એનસીપીના ઉમેદવાર વચ્ચે થશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે

આ બેઠક પર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરનું રાજકીય ભાવિ નક્કી થશે તેમની સામે એનસીપીના હરસુભાઈ ગોકલાણી અને કોંગ્રેસના રધુ દેસાઈ લડી રહ્યા છે થરાદ વિધાનસભા બેઠક પર પાંચ ઉમેદવારોએ તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધા પછી હવે સાત ઉમેદવારો વચ્ચે જંગ જામશે જોકે અહીં પણ ભાજપ કોંગ્રેસ અને એનસીપી વચ્ચે જ મુખ્ય સ્પર્ધા જામશે તેવું મનાઈ રહ્યું છે ખેરાલુ બેઠક પર માત્ર ચાર ઉમેદવાર જ યૂંટણી જંગમાં બાકી રહ્યા છે તેમાં ભાજપના અજમલજી ઠાકોર કોંગ્રેસના બાબુજી ઠાકોર એનસીપીના પથુજી ઠાકોર અને અપક્ષ જરીનાબેન ઠાકોરનો સમાવેશ થાય છે

ગઇકાલે છ ઉમેદવારોએ તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી જ્યારે બાયડ બેઠક પર સાત ઉમેદવાર યૂંટણી જંગમાં રહ્યા છે યૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં ઉમેદવારોએ તેમનો પ્રચાર શરૃ કરી દીધો છે રાજ્ય સરકારે મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં એમએસએમઈ ઉદ્યોગોની સ્થાપનાને સરળ કરવાનો નિર્ણય લીધો છે

રાજ્ય કક્ષાએ મૂડીરોકાણ પ્રોત્સાહન એજન્સી તથા જિલ્લાઓમાં ઉદ્યોગ કેન્દ્ર સૌર ઊર્જા સોલાર એનર્જીના મહત્તમ ઉપયોગ માટે પ્રેરિત કરતી પર્યાવરણ સાનુકૂળ અને ગ્રીન કલીન એનર્જી ઉત્પાદનની પોલિસી રાજ્ય સરકારે તાજેતરમાં બહાર પાડેલી છે વલસાડ જીલ્લાના ધરમપુર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની સર્પદંશ સંશોધન સંસ્થા સ્થાપવામાં આવશે ગાંધીનગરમાં ગઇકાલે સર્પદંશ વ્યવસ્થાપન ઉપર રાજયકક્ષાની કાર્યશીબીર ખુલ્લી મૂકતાં વનમંત્રીશ્રી ગણપત વસાવાએ આ પ્રમાણે જણાવ્યું હતું શ્રી વસાવાએ કહ્યું કે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ આ નિર્ણય કર્યો છે જેથી સર્પદંશ ઉપર સંશોધનના લાભો છેવાડાના લોકોને મળી શકે

અમરેલી જિલ્લામાં રાજુલા ખાતે ગઇકાલે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું ભૂમિપૂજન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સંપન્ન થયું આ પ્રસંગે નાયબમુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ રામાયણના પ્રખર કથાકાર મોરારીબાપુ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી હાજર હતા આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે લોકસેવા કરતા ટ્રસ્ટની હોસ્પિટલ મોટી સંખ્યામાં કામ કરતી હોવાથી સિવિલ હોસ્પીટલનું ભારણ ઘટે છે સમાજના છેવાડાના માનવી સુધી મોંઘી સારવારનો લાભ પહોંચાડવા માટે મા અમૃતમ તથા મા વાત્સલ્ય જેવા કાર્ડ અસરકારક માધ્યન બન્યા છે

ચોમાસાની વિદાય આગામી પાંચ દિવસ પછી થવાની સંભાવના હવામાન ખાતાએ વ્યકત કરી છે

હવામાન ચોખ્ખું થતાં જ રાજ્યભરમાં નવરાત્રિ પર્વની ઉજવણીમાં ઉમંગ અને ઉત્સાહનો વધારો થયો છે આજે છઠ્ઠા નવરાત્રિની સાથે દુર્ગાપૂજાનો પણ પ્રારંભ થશે આઠમી તારીખ સુધી યાલનારા દુર્ગાપૂજા મહોત્સવ માટે મા દુર્ગાની વિશાળ પ્રતિમાઓની સ્થાપના કરાશે એ માટે ખાસ પશ્ચિમ બંગાળથી કારીગરો બોલાવવામાં આવે છે રાજ્યમાં પૂર્વ ભારતના રાજ્યો ખાસ કરીને પશ્ચિમ બંગાળના ભાઈઓ બહેનો દ્વારા વર્ષોથી દુર્ગાપૂજાની ઉજવણી કરવામાં આવે છે શક્તિ અને ભક્તિના નોરતાના પર્વમાં શ્રદ્વાળ્ ભક્તો જપ તપ ઉપવાસ અનુષ્ઠાનથી માતાને રીઝવે છે તો ખૈલેયાઓ મન મૂકીને ગરબે ધૂમીને આનંદથી નોરતા મનાવે છે

રાજયભરમાં પાર્ટીપ્લોટો કલબો ઉપરાંત મેદાનો શેરીઓમાં બાળકો યુવાનો યુવતીએ સૌ ગરબાની રમઝટ બોવાલીને મન મૂકીને ગરબે ઝૂમી રહ્યા છે

ગામેગામ ફરી વળેલી આરોગ્ય ટુકડીઓ દ્વારા જિલ્લામાં સાડા ત્રણ લાખ ઘરની મુલાકાત લઇ મચ્છરની ઉત્પત્તિ રોકતી દવાનો છંટકાવ કરાયો હતો

ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે

ડાંગ જિલ્લાના વઘઇ ખાતે રેલવે સ્ટેશન તેમજ આજુબાજુ વિસ્તારમાં ગાંધી જન્મ જયંતિ નિમિતે રેલવે સ્ટેશન અને નજીકી વિસ્તારમાં સ્વચ્છ પર્યાવરણ મિશન હાથ ધરાયો હતો તેમા રેલવે સ્ટેશન વિસ્તારના વ્યાપારીઓ પણ જોડાયા હતાં ગાંધી જન્મ જયંતીના દિવસે વઘઇ થી બીલીમોરા ડેલી અપડાઉન કરતી બાપુ ગાડીના નામ થી ઓળખાતી ટ્રેન ને ફ્લફાર થી શણગારી સજાવતા ગ્રામજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું રાજકોટની રીષીતા કારેલીયા ઓલમ્પિક ક્વોલિફાય રેન્કિંગ ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધામાં ભાગ લેવા અબુધાબી જશે હાલમાં જ ઇન્ટરનેશનલ જુડો ફેડરેશન અને કોમનવેલ્થ એસોસિએશન દ્વારા કોમનવેલ્થ જુડો ચેમ્પિયનશિપ તા

હવે તેઓ અબુધાબી યુએઈ ખાતે તા

રીષીતા કારેલીયાએ અનેક મેડલ્સ મેળવી તેની પ્રતિભાના સહારે નડિયાદ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની જુડોની નેશનલ સ્પોર્ટ્સ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહી છે વિજય ફઝાર ટ્રોફી માટેની ગ્રૂપ સીની મેયમાં ગુજરાતે બિહારને સાત વિકેટે સજ્જડ પરાજય આપીને સતત પાંચમો વિજય મેળવ્યો છે

કચ્છ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશનના ઇન્ડોર સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં રમાતી સ્વર્ગસ્થ મહેન્દ્રરાય દુબેરામ બુરા રાજય અને આંતર જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધાની મહિલાઓની ઇવેન્ટમાં સુરતે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે ફાઇનલમાં તેનો મુકાબલો ભાવનગર સામે થશે